પ્રાદેશિક સમાચાર ફિના મોદી વાંચે છે કોરોનાને લગતા પડકારોને પર્હોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે આઠ વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા એક અઠવાડીયા માટે બંધ રહેશે

અને દસ વર્ષથી નાના બાળકોને ઘરની બહાર ન નીકળવા જણાવાયું

સોમનાથ અંબાજી કુબેર ભંડારી પોઇયા સહિતનાં ધાર્મિક સ્થળો જાહેર દર્શન માટે બંધ કરાયાં રેલ્વે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મુસાફરોનું થર્મલ સ્ક્રિનીંગ શરૂ કરાયું શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હેઠળ અંદાજે દોઢ કરોડ વિદ્યાર્થીઓની તપાસ

ગઇકાલે સાંજે તેમણે કોવીડ સંદર્ભમાં કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તેમાં ટેસ્ટીંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો શ્રી મોદીએ આ પડકાર સામે વ્યક્તિગત સામૂહિક સામાજિક તથા સંગઠનો દ્વારા પ્રથાસો માટે અનુરોધ કર્યો હતો આ ઉપરાંત લેવાનારાં ભાવિ પગલાં અંગે ચર્યા કરવા અધિકારીઓ તથા નિષ્ણાતોને જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ આ સમગ્ર કામગીરીમાં સતત જોડાયેલા રહેતા લોકોનો આભાર માન્યો હતો

રાજય સરકારોને આ અંગે પગલાં લેવા સૂયવ્યું છે જો કે જાહેર સેવકો સરકારી કર્મચારીઓ અને તબીબી કર્મચારીઓને તેમાં છુટ આપી છે

ખાનગી અને સરકારી ક્ષેત્રના લોકોને શક્ય હોય તો ઘેર બેઠા કામની પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો છે

મુક્ત મતદાન માટે પરિસ્થિતિ સામાન્ય થતા મોફ્ફ રાખવામાં આવ શે ચૂંટણી પ્રક્રિયા હવે પછી નક્કી થાય તે કાર્યક્રમ મુજબ હાથ ધરવામાં આવશે

આ બંને મંદિરોમાં નિત્ય પૂજન આરતી નિયત સમયે કરવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિં વિશેષમાં દર્શનાર્થીઓ ઘરે બેઠા શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયાના માધ્યમોથી દર્શન તેમજ આરતીનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

તો કોરોનાને પગલે નર્મદા જીલ્લાના પોઇયા નિલકંઠ ધામ ખાતે સાવચેતીના પગલા ભરાઇ રહ્યા છે મંદિરમાં દર્શન પ્રદર્શન બંધ રાખવામાં આવ્યા છે જેથી ભક્તો ઓનલાઇન દર્શન માટે લાઇવ આરતી અને અભિષેકનો વિડીયો મંદિરની વેબપેજ પરથી લાભ લઇ રહ્યા છે આ ઉપરાંત કુબેર ભંડારી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે તથા અંબાજી મંદિરમાં પણ તકેદારીના ભાગરૂપે બે દરવાજા પરથી શ્રધ્ધાળુઓના પર્વેશ બંધ કરાયા છે

હોસ્પીટલ ખાતે આઈસોલેશન વોર્ડમા સારવાર હેઠળ છે

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે લોકોની સલામતી માટે તંત્ર દ્વારા સઘન પગલાઓ લેવામા આવશે કોરોના રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે બજારમાં મોટા પ્રમાણામાં હેન્ડ સેનેટાઈજર અને માસ્કની મોટા પ્રમાણમાં માંગ ઉભી થઈ છે જેને લઈને કેટલાક દવાના વેપારીઓ માસ્ક અને સેનેટાઈઝરના વધુ ભાવ લઈ રહ્યા હોવાની ફરિયાદો મળતા કાળાબજાર કરતા દવાઓના સ્ટોરને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે

કોરોના ડોકટર વિશ્વભરમાં કોરોના વાયરસનો ફેલાવ વધી રહ્યો છે ત્યારે આ વાયરસનો ફેલાવ લક્ષણો અને તેની અસર અંગે આકાશવાણીનાં શ્રોતાઓને વધ્ર માહિતી આપે છે અમદાવાદના ફેફસાના નિષ્ણાંત ડો વરૂણ પટેલ

રેલ્વે વહિવટી તંત્ર દ્વારા કોરોનાને લઇને સ્વચ્છતા વધારવામાં આવી છે રેલ્વે દ્વારા લેવાયેલા તકેદારીના પગલાઓ અમદાવાદ રેલ્વે ડીવીઝનના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ આ મુજબ માહિતી આપી હતી

આજે વિધાનસભા ખાતે અમરેલી જિલ્લામાં બાળકોના આરોગ્યની તપાસ અંગે પૂછાયેલાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્થું હતુ કે આ કાર્યક્રમ હેઠળ આંગણવાડી કેન્દ્રો સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ ખાનગી શાળાઓ મદરેસાઓ તથા ગુરૂફળમાં અભ્યાસ કરતા બાળકો વિદ્યાર્થીઓની તપાસ રૂબરૂ જઇને કરવામાં આવે છે

બારાડી વિસ્તારમાં પણ મરચાનુ વાવેતર થાય છે ત્યારે આ વખતે કમોસમી વરસાદને કારણે બારાડી વિસ્તારમાં પણ મરચાનું ઉત્પાદન ઓછુ થયુ છે

કોરોના વાયરસ તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ અને કોલેજ બંધ કરાવવામાં આવ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ ના પડે તે માટે જીટીયુ દ્વારા તમામ સંલઝ્ન કોલેજને ઓનલાઈન લેક્ચર્સ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે

સૌરભ પટેલ સાગર ખેડુ ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના દ્વારા વીજ ઉપકરણોની સતત દેખરેખ અને જરૂરી રિપેરિંગ થકી ટ્રિપિંગ અને લાઇનફોલ્ટમાં સતત ઘટાડો થયો છે

કોરોના કોરોના વાયરસને ધ્યાનમાં રાખી વડોદરામાં દુબઇથી આવેલા દંપતિ સહિત પાંચ વિદેશીને સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ માં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે

છોટાઉદેપુર ઉકાળા વિતરણ છોટાઉદેપુરમાં જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયતના પટાંગણમાં કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા વિતરણના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા

ટી